આ ખરડો ગત લોકસભામાં પણ પસાર થઈ ગયો હતો પણ સરકારનો કાર્યકાળ સમાપ્ત થઈ જવાનાં કારણે રાજ્યસભામાં અટકી ગયો હતો એટલે ફરીથી આ વિધેયકને સંસદમાં લાવવામાં આવ્યો

તેમજ મલ્ટીપ્લેક્ષ માટે ઈ ટિકિટ ફરજિયાત કરવામાં આવી છે તદ્દપરાંત જીએસટી રજિસ્ટ્રેશન સરળ બનાવવા આધાર મારફત નોંધણી કરવાનો નિર્ણય લેવાયો છે અને જીએસટી ઘટાડાનો સીધો લાભ ગ્રાહકોને નહીં આપનારી કંપનીને દંડ કરવામાં આવશે એમ જીએસટી કાઉન્સીલની બેઠકમાં જણાવાયું હતું

ઓ બઠકમાં રાજ્યના નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતના વિવિધ વિકાસ કામો માટે વધુ ગ્રાન્ટ ફાળવવા પર ભાર મુક્યો હતો

તેમજ ધો

તદુપરાંત શિક્ષણ વાભગ તમામ શાળાઓને નોંધણીપત્ર આપશે અને હવેથી નોન ગ્રાન્ટેડ શાળા ધો

શિક્ષણ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ સરકારી શાળાઓમાં ઉચ્ચતમ શિક્ષણ આવવાની સાથે અનેકવિધ પ્રવ્રતિઓ દ્વારા વિદ્યાર્થીઓને જ્ઞાન અપાતું હોવાથી તેઓને અભ્યાસ પ્રત્યે રૂચિ વધે છે અને યોગ્ય કેળવણી મળે છે તેથી વાલીઓના મનમાં સરકારી શાળાઓની વ્યવસ્થા કથળેલી હોય છે તેવી માનસિકતાથી બહાર આવીને જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં સારું શિક્ષણ અને જ્ઞાન આપવામાં આવતું હોવાથી સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થવા પામ્યો છે

જેથી બાળકો ભાર વગરનું ભણતર ભણી શકે હાલમાં જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા પ્રોજેકટનું અમલીકરણ થઈ રહ્યું છે આરતી ભક્ વિશ્વ ઉંટ દિવસ આજે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા વિશ્વ ઊંટ દિવસની ઉજવણી અને સંગઠનની સાધારણ સભાનું આયોજ કરવામાં આવ્યું છે